પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

મથકોએ ઈ અદાલતનું આયોજન રાજ્યભરમાં પોષણ માસની થઈ રહેલી ઉજવણી દાહોદ અને છોટા ઉદેપુરમાં મહિલા

ટી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

ભારત તરફથી સેન્ટર ઓફ કન્ટેમ્પરરી ચાઈના સ્ટડીઝના મહા નિદેશક લેફ્ટનન્ટ જનરલ એસ

નરસિમફ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ નિવૃત અધિકારીઓ તેમજ રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહા નિદેશક પ્રોફેસર બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા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

રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા જિલ્લાના સહકારી અગ્રણી જેઠાભાઇ પાનેરાની સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાયો હતો

મંત્રીશ્રી જવાહરભાઈ યાવડાએ જણાવ્યું કે મહિલાઓ વહીવટ ચલાવવામાં કુશળ હોય છે તેમના હાથમાં ઘર અને નાણાં પૂરેપુરા સલામત રહે છે

મોરબી શહેર કક્ષાનો કાર્ચક્રમ ટાઉનહોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પ્રારંભ પ્રસંગે હળવદ ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ ફળવદના ધારાસભ્ય શ્રીપરસોતમભાઇ સાબરીયાએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી શ્રીરૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર મહિલાઓના વિકાસ માટેની અનેક યોજનાઓને પ્રાધાન્ય આપી મહિલાઓનું સ્થાન સમાજમાં ઊચું લાવવાનો પ્રયાસ કર્યો છે

જિલ્લામાં પોષણયુક્ત આહારની અગત્યતા જનજન સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે આજ પંયાયત ભવન ખાતે જિલ્લાના પોષણકર્મીઓ વચ્ચે પોષક વાનગીઓની જિલ્લા કક્ષાની હરીફાઇ યોજાઇ હતી જેમાં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે કિશોરીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે પોષણકર્મીઓને જિલ્લાને કુપોષણથી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું તેમણે જણાવ્યું કેઅત્યારના કોરોના મહામારીના સમયમાં જો યોગ્ય પોષક આહાર લેવામાં આવે તો આ મહામારીથી દૂર રહી શકાય છે

છોટા ઉદેપુર પોષણ અભિયાન છોટા ઉદેપુર જિલ્લા માં હાલ ચાલી રહેલા પોષણ માહમાં વિવિધ કાર્યક્રમો થકી પૌષ્ટિક આહાર લાભર્થીઓ ને મળી રહે તેવા આયોજનો કરાઈ રહ્યા છે આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના સંકલિત બાળ વિકાસ થોજના દ્વારા વિવિધ વાનગીઓ પ્રદર્શની રાખવામાં આવી હતી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

વિદ્યાર્થી સાથે તેમના એક વાલી કેમ્પસમાં રાતવાસો કરી શકશે આ માટે સંસ્થાએ એક ખાસ વેબપેજ બનાવ્યું છે

નોંધણી કરાવેલા ઉમેદવારોએ વધુ માહીતી મોકલી અપાશે

જેમના પરીક્ષા કેન્દ્રો તેમના રહેઠાણથી દૂર છે તેઓ રહેવાની સલામત વ્યવસ્થા માટે ચિંતિત હશે

આ સુવિધાથી અમે આવા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે

શર્મા સેના મેડલએ આજે અમદાવાદમાં ભારતીય આર્મીના ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો છે જનરલ ઓફિસરે મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવ પાસેથી કમાન્ડ તરીકેની જવાબદારી સંભાળી છે ત્રણ દાયકાની પોતાની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન મેજર જનરલ શર્માએ જમ્મુકાશ્મીરના ધુસણખોરી વિરોધી ક્ષેત્રોમાં તેમજ ચીન સાથેની ઉત્તરીય સરહદે અને પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે કમાન્ડ અને સ્ટાફ એપોઇન્ટમેન્ટની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે

ગ્રંથોમાં કહેવાયું છે કે પુરૂષોત્તમ માસમાં જપ તપ પૂજન વ્રત દાનથી માંડીને કોઈપણ વસ્તુ ખરીદવા સુધી બધુ જ ભગવાન કૃષ્ણને સમર્પિત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં માત્ર માંગલિક કાર્યો માટે આ અધિક માસને વર્જિત માનવામાં આવ્યો છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણ શહેરમાં આવેલ પ્રાચીન પુરૂષોત્તમ ભગવાનના મંદિરમાં મૂર્તિ અને મંદિરને સુંદર આંગી અને શણગાર કરવામાં આવ્યો છે તેમજ વિષ્ણુયાગનું આયોજન કરાયું છે